ઉઝબેકિસ્તાન પ્રવાસના ચોથા દિવસે મુખ્યમંત્રી રૂપાણીએ તાશ્કંદમાં શાસ્રીસાજીને શ્રદ્ધાંજલી મુખ્યમંત્રી રૂપાણીએ અર્પણ કરી ગાંધીબાપુના જીવન અને કવનનું નિરૂપણ ધરાવતું પ્રદર્શન પણ તેમણે ખુલ્લું મુક્યું

લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો પૂર્વ પ્રધાનમંત્રી સ્વ લાલબહાદૂર શાસ્ત્રીના નામ સાથે જોડાયેલી આ શાળા પરિસરમાં શાસ્ત્રીજીની પ્રતિમા સમક્ષ તેમણે પૂષ્પાંજલિ અર્પણ કરી હતી તેમણે શાળામાં શાસ્ત્રી મેમોરિયલની પણ મૂલાકાત લીધી હતી મુખ્યમંત્રીશ્રીએ મેમોરિયલ મૂલાકાત બાદ વિઝીટર બૂકમાં પાઠવેલા સંદેશામાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ લાલબહાદૂર શાસ્ત્રીને હ્રદયપૂર્વક ભાવભીની અંજલિ આપતાં લખ્યું કે આવનારી સદીઓ સુધી સ્વ શાસ્ત્રીજીના અપ્રતિમ જીવન કાર્યોની અનૂભુતિ આપણને આ સ્કૂલ મેમોરિયલ કરાવતા રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ના પ્રતિનિધિમંડળના સભ્યો સમક્ષ સ્ફૂલના બાળકોએ હિન્દી ભાષામાં સાંસ્કૃતિક કૃતિ પ્રસ્તુત કરી હતી મુખ્યમંત્રી આ બાળકોને પ્રત્યક્ષ મળ્યા હતા અને સંવાદ કર્યો હતો ગાંધીબાપુના જીવન અને કવન આધારિત ફોટો પ્રદર્શનને પણ શ્રી રૂપાણીએ ખુલ્લુ મુક્યું હતું ભાજપ અમિત શાહ જન્મદિન ભાજપ પ્રમુખ તથા દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ હોવાથી ગુજરાત ભાજપ દ્વારા અનેક સત્કાર્ય હાથ ધરાયા હતા રક્તદાન શિબિરથી માંડી દવાખાનામાં ફળનું વિતરણ કરવા જેવી માનવસેવા કરવા માટે ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા સોમનાથ મંદિરમાં આ નિમિત્ત વિશેષ પ્રજા યોજાઇ હતી તો સંધ્યા આરતી સમયે દિપમાળ પણ શ્રી શાહના જન્મદિન નિમિત્તે રખાશે જિલ્લાકક્ષાએ ભાજપ કાર્યકરો દ્વારા શ્રી શાહનો જન્મદિવસ ઉજવવા માટે લોકસેવાની પ્રવૃત્તિ હાથ ધરાઇ હતી મીઠાઇ ફરસાણ નિયમન મિઠાઇ તથા ફરસાણના વેપારી કે નિર્માતાએ કયા પ્રકારના ઘી તથા તેલમાંથી તેનું ઉત્પાદન થયું છે તે બોર્ડ ઉપર લખી ગ્રાહકને માહિતગાર કરવા પડશે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે તેલ તથા ઘીની ગુણવત્તા તથા શુદ્ધતાનો અંદાજ ગ્રાહક બાંધી શકે તે માટે વેપારીને પારદર્શક બનવા ફરજ પાડવામાં આવી છે દિવાળીના તહેવારમાં મિઠાઇ અને ફરસાણ ઉપરાંત ચોકલેટ દૂધ ઘી માવો વગેરેની ખપત મોટા પ્રમાણમાં થતી હોવાથી જન આરોગ્યને ધ્યાનમાં રાખી કડક પગલા ભરવા તંત્ર સજ્જ બન્યું છે શ્રી કોશિયાએ ઉમેર્યું છે કે દૂધની તમામ બનાવટનું વેચાણ કરતી વખતે ગ્રાહકને વાકેફ કરવા પડશે કે તે કેટલા દિવસ સુધી ખાવા માટે સલામત છે જૂના અને વારંવાર ઉકાળેલા તેલમાં ફરસાણ તળવા ઉપર પ્રતિબંધ મુકાયો છે જ્યારે રંગ અને સ્વાદવર્ધક હોય તેવી કૃત્રિમ સામગ્રી તંત્ર દ્વારા માન્ય હોય તે સ્રોરંતમાંથી મેળવેલી હોવી જોઇએ માંડવા અને સમિયાણા બાંધી મીઠાઇ ફરસાણ વેયતા વેપારીએ પોતાનું રજીસ્રે ોશન કરાવવું ફરજીયાત બનાવાયું છે ગુજરાત વિદ્યાપીઠ પદવીદાન જાણીતા ઉદ્યોગપતી અને વિપ્રોના અધ્યક્ષ શ્રી અઝીમ પ્રેમજીએ આજે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરતા ગાંધી વિયારો અપનાવીને સફળતાનાં શિખરો સર કરવા આહવાન કર્યું હતું

સફેદ ગાંધી ટોપી અને ખાદીના પહેરવેશમાં દીક્ષાન્ત પ્રવચન આપતા શ્રી અઝીમ પ્રેમજી એ પોતાની સફળતાનાં રહ્સ્યો પણ વિધાર્થીઓને જણાવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને સંઘર્ષ કરવો પડે તો પણ ગાંધી મૂલ્યો અને વિચારોને નહિ છોડવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે જો આદર્શ અને મૂલ્યોને વળગી રહેશો તો કોઈ તમને સફળતાથી દૂર કરી શકશે નહિ

ની પદવી એનાયત કરવામાં આવી હતી પદવીદાન સમારંભના અધ્યક્ષ કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર તથા પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન વિદ્યાર્થીભવનમાં આજે સવારે આ પદવીદાન સમારંભ યોજાયો હતો સર્વધર્મ પ્રાર્થના બાદ વિદ્યાર્થીમંડળ દ્વારા સમારંભના અધ્યક્ષ કુલપતિ અને મુખ્ય મહેમાનને ખાદી અર્પણ કરીને આવકારવામાં આવ્યા હતા

ઉમેદવારોનું બાવિ ઇવીએમમાં કેદ થયું છે

જેમાં છોટા ઊદેપુર છાયાં માળીયામિયાણાં રાજૂલા કપડવંજ સલાયા તથા ખંભાળીયા નગરપાલિકાનો સમાવેશ થાય છે

અરબી સમુદ્રમાં હળવા દબાણનો પદ્દો સર્જાતા હવામાન બદલાયું છે અને દિવાળીના તહેવારમાં પણ ભેજવાળી હવા અને હળવા છાંટાનો અનુભવ ગુજરાતમાં ઠેરઠેર થવાની વકી છે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ હવામાન સુકુ રહેવાની આગાહી છે સૌરાષ્ર માં આજે તડકો એકાએક ગાયબ થયો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘણી જગ્યાએ હળવા ઝાપટાં નોંધાયા છે દિવમાં છાંટા પડ્યા હોવાના સમાચાર છે તો ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો વરસાદ ઘણી જગ્યાએ પડ્યો છે જૂનાગઢ કેશોદ અને વંથલીમાં છાંટા પડતા ખેતરમાં ખૂલ્લી પડેલી મગફળી પલળી જવાની ઘટના બની છે તો ખૂલ્લામાં પડેલો કપાસ પણ પલળી જવાથી ખેડૂતોને નુકશાન થયાનું બહાર આવ્યું છે ડાંગમાં ધીમી ધારે વરસાદ બપોર બાદ નોંધાયો છે તો વલસાડ ઉપરાંત કપરાડા ધરમપુર અને પારડીમાં ધોધમાર વરસાદ થતા ડાંગરના પાકને ભારે નુકશાન થયું છે નવસારી પંથકમાં પણ છુટાછવાયા ઝાપટાં નોંધાયા છે તાપી જિલ્લામાં વ્યારા ડોલવમ અને સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ઠંડક સર્વત્ર પ્રસરી ગઇ છે નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં પણ છુટોછવાયો વરસાદ પડ્યો હતો કેન્મશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી તથા દમણમાં પણ છુટોછવાયો વરસાદ પડ્યો છે આણંદ પંથકમાં બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને વરસાદ શરૂ થતા ખંભાત આસપાસ ડાંગરના વાવેતરને નુકશાન થવાની ભીતી ઉભી થઇ છે ભાવનગર પંથકમાં વરસાદ પડતા ખુલ્લામાં પડેલ ખેતપેદાશ પલળી જવાના બનાવ ઠેરઠેર નોંધાયા છે ભરૂચ જિલ્લામાં નેત્રંગ આસપાસ ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા જનજીવન થંભી ગયું હતું આદિવાસી ખેડૂતોને કપાસ તથા સોયાબિનના પાકમાં નુકસાન થવાનો ભય ઉભો થયો છે કપાસના જિંડવા કોહવાઇ ગયા હોય તેવું અનેક ખેતરમાં જોવા મબ્યું છે

માધવપુર બીચ ફેસ્ટીવલ પ્રવાસનમંત્રી શ્રી જવાહર યાવડાએ માધવપુર બીય ફેસ્ટીવલનો પ્રારંભ કરાવતાં કહ્યું છે કે ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થતાં પ્રવાસન ક્ષેત્રે રોજગારીની તકો વધી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્વ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાતના પ્રવાસન સ્થળો વિકાસ પામ્યા છે ચોથી નવેમ્બર સુધી ચાલનાર પોરબંદરના માધવપુર બીચ ફેસ્ટીવલમાં દરરોજ સાંજે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે જેમાં ગરબા મેજીક શો કોમેડી શો સ્થાનિક લોકનૃત્ય સુફી સંગીત કવાલી ગઝલ ડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે

ફિફાના ભૂતપૂર્વ રેફરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના સેક્રેટરી શ્રી ગુલાબસિંહ ચૌહાણની એક યાદી અનુસાર ગુજરાત માટે ગૌરવ રૂપ આ પાંચ યુવા મહિલા ખેલાડીઓમાં કચ્છની વૃદ્ધિ રાયસિંઘાની રાજકોટની તન્વી માવાણી પાટણની શિલ્પા દેવાભાઇ તેમજ અમદાવાદની દ્રષ્ટિ પંત અને શુભાંગી સિંઘ નો સમાવેશ થાય છે